આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમિત લોકોની સારવાર કરવા માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ પાસે મંજૂરી માંગી છે

ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટેની મહત્વની યોજનાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો નેહ્લ ઠક્કર રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

કરાર આધારિત તમામ પ્રકારની સારવાર મફત કરવામાં આવશે રાજ્ય સરકારના ખર્ચે તમામ વ્યવસ્થા કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી

નિયમના પાલન સાથે ઉદ્યોગ શરૂ કરી શકાશે

હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ઓફિસ બંધ રહેશે નેહ્લ ઠક્કર મુસ્લિમ આગેવાન કચ્છના મુસ્લિમ આગેવાન હાજી જમા રાયમાએ મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે કે કોરોના લોકડાઉનનું સૌ યુસ્તપણે પાલન કરે અને ઘરમાં રહી ને તમામ ઈબાદત અદા કરે

તેમને બિરાદરોને ભારપૂર્વક કહ્યું છે કે રોઝા ઇફતારી અને તરવિહ નમાઝ સૌ પોતાના ઘરમાં જ કરે અને વહીવટી તંત્રની તમામ સૂચનાનું પાલન કરી પૂરો સહકાર આપે તેમણે દેશ અને તમામ સમાજની ભલાઈ માટે દુઆ કરવા પણ કહ્યું છે

ઉકળાટ વચ્ચે ગાંધીધામથી અંજાર પંથકના અનેક વિસ્તારોમાં ઝરમરીયા વરસ્યા હતા જોકે તે બાદ વાદળો દુર થતા ગરમીનું પ્રમાણ ઉયકાયું હતું

કેન્દ્રીય હવામાનના જણાવ્યા અનુસાર આ પહેલા તબક્કાની આગાહી છે અને તે અનુસાર ગુજરાતમાં એકાદ અઠવાડિયુ યોમાસુ મોડુ બેસશે